ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહારાષ્ટ્ર હરિયાણા અરૂણાચલપ્રદેશ તથા કૃષિ અને ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં ખેડૂતોની આવકમાં વધારો કરવો તથા કૃષિ ક્ષેત્રે સુધારા દ્વારા પરિવર્તન લાવવાના મુદ્દે ચર્ચા કવરામાં આવી રહી છે મુખ્યમંત્રી ઓની ઉચ્ચસ્તરીય બેઠક આગામી બે માસમાં તેનો અહેવાલ સુપરત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની સંચાલન સમિતિની બેઠક સાથે ચર્ચા કર્યા બાદ પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર તેમના સાથી ધવલસિંહ ઝાલા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અલ્પેશ ઠાકોરસ રાધનપુરથી અને ધવલસિંહ ઝાલા બાયડ સીટ ઉપરથી કોંગ્રેસના દારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જોકે ગઈ પાંચમી જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મત આપ્યા બાદ બંને એ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા કોંગ્રેસના આ બંને ધારાસભ્યોએ ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારોની વિરૂધ્ધ પ્રચાસ કર્યો હતો દરમિયાન શ્રી અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાના અહેવાલોને સમર્થન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ સામાન્ય કાર્યકર તરીકે ભાજપમાં જોડાશે તેઓ પોતાના સમાજનું કલ્યાણ કરવા માગે છે જે કોંગ્રેસમાં રહીને શક્ય નહોતું

રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી વધારે નોંધાયું છે

વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે વધુ ગુણવત્તાવાળુ લાકડું મેળવવા સહિત વિવિધ પગલાં વડે વૃક્ષ ખેતીને પ્રોત્સાહન આપવા છોટાઉદેપુર જિલ્લામાં અઘતન નર્સરીની સ્થાપના કરી છે નિમેટા ખાતેની આ નર્સરીમાં કુદરતી તત્વોની બનેલી કૃત્રિમ માટીમાં ક્લોનલ રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે

છોડની ટકવાની ક્ષમતા વધે છે તથા છોડનો ઉછેર ઝડપી બની છે ક્લોનલ રોપાઓ ખેડ્રતોને સરળતાથી ઉપલબ્ધ કરાવીને વૃક્ષ ખેતીને વધુ વળતરયુક્ત બનાવાની નેમ રખાઈ છે આ અઘતન નર્સરીમાં પોલીહાઉસ ગ્રીનહાઉસ અને નેટહાઉસ એન ત્રણ તબક્કામાં રોપાઓનો ઉછેર કરવામાં આવે છે મહેસાણાના કડી સર્વ વિદ્યાલયમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે માનસિક તણાવ દ્રર કરવા અંગેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો

આપણા દરરોજના જીવનમાં માનસિક તણાવને કેવી રીતે દૂર કરવો તે માટે જુદી જુદી કસરતો શીખવવામાં આવી હતી અને શરીરના દરેક અંગોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું